સી એમ આર એ જણાવ્યું છે કે કોરોના ચેપને રોકવા તેમજ લકોોના જીવનને બચાવવા માટે પરિક્ષણ અને ઉપચાર એકમાત્ર ઉપાય છે પરિષદે જણાવ્યું કે દેશના દરેક ભાગમાં કોરોના ચેપના લક્ષણોવાળા લોકો માટે વ્યાપક પરિક્ષણ સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ કોરોના ચેપને અટકાવવા માટે ચેપગ્રસ્ત વ્યક્તિઓના સંપર્કમાં આવતાં લોકોને શોધવાની પ્રણાલીને પણ મજબૂત બનાવવી જોઈએ

સી એમ

રવિ અને સોમવારે આ તાલુકા માં થયેલા અતિભારે વરસાદ ના પગલે સદાય તરસ્યા રહેતા કચ્છ જિલ્લા નું ચિત્ર બદલાઈ ગયું છે

તો સિક્કાની બીજી બાજુવાળી બાબત એ પણ છે કે સમગ્ર રાજ્યમાં હવે એકમાત્ર લખપત એવો તાલુકો રહ્યો છે કે જ્યાં વરસાદનું ખાતું ખુલ્યું નથી

ડાભીનું આજે અમદાવાદ ખાતે અવસાન થયું છે